આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ નદીના તટ ઉપર ઘણા ઐતિહાસિક સંકલ્પ લેવાયા છે ત્યારે આ નદીને સ્વચ્છ તથા નિર્મળ બનાવી ગુજરાતે હવે ઇતિહાસ રચવાનો છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહાઅભિયાનનો મંગળ પ્રારંભ કરાવતા શ્રી રૂપાલીએ કહ્યું હતું કે નદીઓની સ્વચ્છતા જાળવવા માટે સંકલ્પબદ્ધ બનવાનો દિવસ આજે છે

પાણીના જથ્થાનો ઉપયોગ કરકસર વડે કરવાની ટેવ પાડવાની હિમાયત કરતા શ્રી રૂપાણીએ કહ્યું હતું કે રીસાયકલ રીયુઝ અને રીડ્યુસ એમ ત્રણ બાબત ઉપર કોકસ કરવું પડશે રાજ્યની તમામ નદીઓના શુદ્ધિકરણનો સંકલ્પ પણ શ્રી રૂપાણીએ અહીં રજૂ કરતા તેમને વધાવી લેવામાં આવ્યા હતા સતવારા સમાજ દ્વારા અઢી કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલા છાત્રાલયનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી સુરેન્દ્રનગરમાં હતા ગુજરાતભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની સર્વત્ર ઉજવણી કરાઇ હતી

એન એસ વાલસુરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દરિયાકાંઠાની સફાઇનો કાર્યક્રમ યોજા િગયો જેમાં પ્લાસ્ટિકનો કચરો એકઠો કરી ડમ્પીંગ સાઇટ ઉપર મોકલાયો હતો ભાવનગર ખાતે રેલવે તંત્ર દ્વારા કચેરી તથા આવાસ પરિસરમાં મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરાયું હતું ભાવનગર ટર્મિનસ ખાતે જૈવિક શોચાલયનું મોડેલ ગોઠવી તેના વિશેની સમજણ પ્રવાસીઓને આપવાની વ્યવસ્થા ગોઠવાઇ છે

આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ હજાર રહ્યા હતા ઉધના રેલ્વે સ્ટેશન દેશનું પહેલું ગ્રીન સ્ટેશન બને તે દિશામાં ખુબ જહેમત સુધીર દેસાઇ જેવા પર્યાવણમિત્ર ઉઠાવી રહ્યા છે ઉધના સ્ટેશનના રંગરોગાન લીલા કલર વડે કરાયા છે

વૃક્ષારોપણ માટે પ્રેરણ આપતા ચિત્રો પણ ઉધના સ્ટેશન પરિસરમાં લગાવાયા છે

રાજકોટ સ્ટેશન પરિસરની સફાઇમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સ્વચ્છતાનો આગ્રહ જાત મહેનત વડે પાળી બતાવ્યો હતો દમણ ખાતે ભારતીય જનતા પાર્ટીના કર્યકરો દ્વારા બસ્સો જેટલા છોડનું વાવેતર કરતો કાર્યક્રમ યોજાઇ ગયો જેનું નેતૃત્વ સ્થાનિક પ્રમુખ ગોપાલભાઇ ટંડેલે કર્યું હતું ઐતિહાસિક શહેર પાટણમાં સહસ્ત્રલીંગ તળાવની બાજૂમાં આવેલી વીરમાયા ટેકરી ખાતે વ્રક્ષારોપણ કરાયું હતું વીરમાયા સ્મારક સંક્રલમાં એકસો જેટલા વ્રક્ષો ઉછેર કરવાના સંકલ્પ સ્થાનિક સમાજિક કાર્યકરોએ લીધા હતા અમદાવાદમાં ઇ રીક્ષાનું આગમન સંભવ બનાવતા કરાર આજે મહાનગરપાલિકા સાથે થયા છે એનર્જી એફિસીયન્સી સર્વિસ લિમીટેડ સાથે થયેલા કરાર પ્રમાણે અમદાવાદમાં ભાડા ખરીદ પદ્ધતિ આધારે ઇ રીક્ષા આપવાનું શરૂ કરાશે

ડાંગ જિલ્લામાં આહવા ખાતે જનભાગીદારી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઇ ગયો નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે કહ્યું હતું કે વનાચ્છાદિત ડાંગમાં વનરાજીનો ઉમેરો કરવા માટે આઠ લાખ રોપાઓનું વાવેતર કરાશે રાજપીપળા ખાતે પર્યાવરણ બચાવોનો સંદેશ આપતી જનજાગૃતિ રેલી યોજાઇ ગઇ જેમાં જોડાયેલા બાળકો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

છેલ્લે જેમની અટકાયત કરાઇ છે તેવા ચાર આરોપી પૈકી બે અધિકારી મહાનગરપાલિકા સાથે સંકળાયેલા છે જ્યારે વીજ કંપનીના એક અધિકારીને પણ આરોપી બનાવાયા છે ચોથા આરોપીમાં બિલ્ડરનો સમાવેશ થાય છે

ઉલ્લેખનીય છે કે સમગ્ર કેસમાં અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓનો આંકડો નવ થયો છે ઈદ ગુજરાત સહિત દેશભરમાં રમઝાન ઇદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઇ રહી છે આકરા ઉનાળામાં રોજા રાખવાની કઠોર ઇબાદતના દિવસો પુરા થતા મુસ્લિમ બિરાદરો પ્રેમ અને માણસાઇનો સંદેશ આપવા સાથે ઇદ ઉલ ફિત્રની ઉજળણીમાં મગ્ન છે

કોહલી તથા મુખ્યમંત્રી વિજય રુપાણીએ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઇદની મુબારક બાદ પાઠવી છે

અરબી સમુદ્રમાં સોમાલીયા માલદીવ તથા કોમોરીનના કાંઠેથી ફૂંકાતા પવનની ગતિ અચાનક વધવાની આગાહીને લીધે પાંચથી નવ જૂન દરમ્યાન મધદરિયે જવાથી દૂર રહેવા માછીમારોને કહેવાયં છે